રાજ્યમાં ચાર વોટર એરોડ્રોમ ઊભા કરીને હવાઈ સેવા શરૂ કરાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ચાર વોટર એરોડ્રોમના વિકાસ માટે કેન્દ્ર સરકારના નાગરિક ઉદ્દયન મંત્રાલય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે સમજૂતી કરાર કરવા કેબિનેટની ગઇકાલે મળેલી બેઠકમાં દરખાસ્ત મૂકવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયના કારણે રાજ્યમાં પ્રવાસન રોજગારીની વધુ તકો ઉપલબ્ધ બનશે રાજ્ય સરકાર દ્વારા વોટર એરોડ્રોમના દેખરેખ પાણી વીજળી અને અન્ય સેવાઓ પૂરી પડાશે ઉપરાંત એકથી અઢી એકર જમીન જરૂરિયાતને આધારે સરકાર ઉપલબ્ધ કરાવશે અત્રે ઉલ્લેખનીય છે કે વોટર એરોડ્રોમએ ખુલ્લા પાણીનો એક વિસ્તાર છે જેનો ઉપયોગ એમ્ફીબીયસ વિમાન દ્વારા ઉતરાણ અને ઉડાણ માટે થઈ શકે છે

હવેથી રાજ્યના તમામ રીક્ષાચાલકો માટે વાદળી રંગનો યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે રાજ્યમાં ઑટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર નિર્ણય લેવાયો છે

આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા વિચારણાના આધારે સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે

એક જ દિવસમાં નોંધાયેલા કેસોનો આ અત્યારસુધીનો સૌથી મોટો આંક છે

આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ ગઇકાલે રાજકોટની મુલાકાત લઈ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી

તેમણે ઉમેર્યું હતું કે લોકો સાવચેતી રાખે અને સામાજિક અંતરનું યુસ્ત પાલન કરે તો કોરોનાના કેસમાં ભારે ઘટાડો સંભવ છે સુશ્રી જયંતી રવિએ ગઇકાલે સુરેન્દ્રનગર જઇ સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા અધિકારીઓ સાથે બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી સુશ્રી રવિએ જિલ્લામાં સર્વેલન્સ સઘન બનાવવા ધનવંતરી રથ આર્યુવેદ ઉકાળા વિતરણ હોમ આઇસોલેશન ઉપરાંત ક્રિટીકલ કેર વધુ કાર્યક્ષમ બનાવવા તથા કોરોના અંગે જનજાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇકાલે સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ

પી મોદીની અધ્યક્ષતામાં સમગ્ર ગુજરાતની કોરોના સારવાર સાથે જોડાયેલ હોસ્પિટલના તબીબો સાથે વેબીનાર યોજાયો હતો આ વેબિનારમાં કોરોના સારવાર પધ્ધતિ હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ કોરોનાની હાલની સ્થિતિને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી

કોરોનાને લઈને ભવિષ્યના આયોજનની વ્યુહરચના નક્કી કરવામાં આવી હતી વેબિનારમાં જિલ્લાના તબીબોના કોરોના કેસ થી જોડાયેલ પ્રશ્નો મુંઝવણની ચર્ચા વિચારણા કરી સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતુ હવામાન વિભાગે આગામી અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરી છે રાહત કમિશનર શ્રી હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને ગઇકાલે યોજાયેલી ઓનલાઈન બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ સુરત જિલ્લામાં તથા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવોથી ભારે વરસાદ થવાની સંભાવના છે

વન વિભાગ દ્વારા આ બેઠકમાં જણાવાયું હતું કે રાજ્યના તમામ તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરવાનું આયોજન છે

દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ગઇકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો

સુરતમાં પણ ગઇકાલે મેઘમહેર યથાવત રહી હતી સુરતમાં ગઇકાલે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ સાથે ગણદેવી નીઝર ગઢડા મહુધામાં પણ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અમરેલીના રાજુલા જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં અડધાથી એક ઇંચ વરસાદ પડ્યો હતો

ડેમ સંપૂર્ણ ભરાતા આસપાસના નવ ગામોને સાવધ કરવામાં આવ્યા છે

તેમણે તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

ગુજરાત યુનિવર્સિટીમાં બી

ઉલ્લેખનીય છે કે ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને મેરિટ પણ જાહેર થઈ ગયું છે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા કચેરીની વેબસાઇટને વધુ માહિતીસભર બનાવવામાં આવી છે જિલ્લાના નાગરિકોને ઉપયોગી નીવડે તેવી બધી માહિતી થકી વેબસાઈટને અપડેટ કરવામાં આવી છે

આ ઉપરાંત તાલુકાવાર તરવૈયા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની વિગત ઉપલબ્ધ કરવામાં આવી છે વધુમાં જિલ્લાના નાગરિકોને કાયમી ઉપયોગી તેવી જિલ્લાની હોસ્પિટલ બેંક શૈક્ષણિક સંકુલ સ્વેચ્છિક સંસ્થાઓ નગરપાલિકા મહાનગરપાલિકા અને ટપાલસેવા કેન્દ્રોની માહિતી પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ માટે જે તે સંસ્થાઓને સ્વૈચ્છિક ધોરણે જિલ્લા કલેકટરની વેબસાઈટ પર ફોર્મ ભરી માહિતી જાહેર જનતા માટે ઉપલબ્ધ કરવા સુચન પણ કરવામાં આવ્યું છે આત્મનિર્ભર ગુજરાત પેકેજ અંતર્ગત લારીમા રાખેલ ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોનેલારીવાળા ફેરીયાઓને વિનામુલ્યે છત્રી આપવામાં આવશે ફળ શાકભાજી અને કુલપાકોનું તથા નાશવંત ક્રષિ પેદાશોનું રોડ સાઇડ વેચાણ કરતાહાટ બજારમાં વેચાણ કરતાંલારીવાળા ફેરીયાઓને બાગાયત ખાતા દ્વારા વિનામુલ્યે છત્રીનું વિતરણ કરવામાં આવનાર છે આ યોજના હેઠળ કુટુંબ દીઠ પુખ્ત વયની એક વ્યકિતને છત્રી મળવાપાત્ર રહેશે આ યોજનાનો લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી તેની નકલ તથા જરૂરી સાધનીક પુરાવાઓ સાથે બાગાયત નિયામકશ્રીબહ્માળી ભવન સંપર્ક કરવા જણાવાયુ છિં